આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે

શ્રી જાવડેકરે કહ્યું કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આ સૌ થી મોટું વિસ્તરણ કર્યું છે તેનાથી ગ્રામીણ વિસ્તારનાં તેજસ્વી વિદ્યાર્થીઓને ગુજ઼વત્તાયુક્ત શિક્ષણ મળશે દેશભરમાં છઠ્ઠા ધોરણથી નવોદય વિદ્યાલયોમાં પ્રવેશ આપવામાં આવે છે કલ્પના શાહ્ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ આઠ રાજ્યો પોતાને ત્યાં રોકાણની નવીન તકો પ્રસ્થાપિત કરવાના હેતુથી આ સમિટમાં સફભાગી થશે જેમાં આંધ્રપ્રદેશફરિયાણા કર્ણાટકપંજાબઓડીશામફારાષ્ટ્રફિમાચલપ્રદેશ અને જારખંડ જેવા રાજ્યો આવનારા સમયમાં રોકાણની ઉજવેલ તકોની સંભાવના દર્શવતા વિશેષ સેમીનાર યોજાશે

કલ્પના શાહ્ કરછના ખેતી પશુપાલન અછત દુકાણની પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે કપરા કાળમાં પાણીની બચત તેમજ ધાસચારા ક્ષેત્રે સ્વાલંબન સહાયની સાથોસાથ માર્ગદર્શન તેમજ નિર્દશને કૃષિમેળા ડેરી એક્સ્પોમાં આકર્ષ્ય જમાવ્યું હતું આ ઉપરાંત જીવાત નિયંત્રક લીંબોળી ના તેલની સાથે મગફળી કપાસએરંડાદાડમના મૂળના સુકારને અટકાવીને મેટોક નિયત્રણ કરતા કુદરતી કૂગનાશકનાં નિદર્શનને પણ કિશાનો નો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે આજે કૃષિમેળાનો છેલો દિવસ હોઈ વધુને વધુ કિશાનો અને પશુપાલકો ને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે